પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

એન મહેતા હૃદય હોંસ્પિટલમાં નિર્માણાધિન હોસ્ટેલમાં ઉભી કરવામાં આવેલ કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે યુ

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન સંયાલિત અન્ય હોંસ્પિટલ અને સોલો સિવિલ હોસ્પિટલમાં પણ જરૂરીયાત પ્રમાણે ઑક્સિજન બેડની ક્ષમતા વધારવાનું આયોજન હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું નાયબ મુખ્યમંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું કે રાજ્યની કોવિડ ડેઝેઝેટેડ હોસ્પિટલમાં હાલમાં ઑક્સિજનનો વપરાશ વધ્યો છે પરંતુ સરકાર દ્વારા ઑક્સિજનનો પર્યાપ્ત જથ્થો તમામ સરાકરી હૉસ્પિટલમાં પુરો પાડવામાં આવી રહ્યો છે રેલ્વે ઓક્સિજન ઓક્સિજનના ઝડપી પરીવહન માટે રેલ્વે વિભાગ વિશેષ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવશે કોવિડના ઉપચારમાં ઓક્સિજનની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ બની રહે છે માટે તેના મોટા જથ્થામાં અને ઝડપી પરીવહ્ન માટે રેલ્વે વિભાગ સજ્જ બન્યું છે રેલ્વે મંત્રાલયના જણાવ્યા મુજબ આ ટ્રેનો માટે ગ્રીન કોરીડોર બનાવાયો છે રેલ્વે વિભાગ આ કોરીડોર પર લીકવીડ મેડીકલ ઓક્સિજન તથા ઓક્સિજન સીલીન્ડરના પરીવહન માટે સજ્જ છે મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન સીલીન્ડરના પરીવહન માટે રેલ્વે વિભાગનો સંપર્ક કર્યો હતો ગઇકાલે રેલ્વે અધિકારીઓ પરિવહન કમિશ્નરો તથા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં આ અંગેની કાર્યયોજના ઘડવામાં આવી હતી રેલ્વેમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે કોવિડ સામેની લડતમાં રેલ્વે વિભાગ કોઇ કસર છોડશે નહીં

તે તમામ પોઝીટીવ મુસાફરોને સમરસ કોવિડ કેર સેન્ટરમાં ખસેડાયા હતા

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર પોષણક્ષમ દરે આ દવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે રેમડેસિવીર ગંભીર કોરોના દર્દીઓની સારવારમાં અસરકારક હોવાનું જાણવા મળ્યું છે

કીરોના ઓક્સિજન કોરોના મહામારીમાં દાખલ દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાતમાં સહાયભૂત થવા ઈન્ટરનેશનલ લાયન્સ કલબના સહયોગથી સરખેજ ખાતે ભારતી બાપુના આશ્રમમાં ઓક્સિજનન સેવાનો પ્રારંભ થયો છે જે માટે સરખેજ કેળવણી મંડળના પ્રમુખ સહિતના આગેવાનો પણ સેવામાં જોડાયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડરની ઘટ ન પડે તે માટે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવેલ છે ક ચ્છ કોરોના સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીનુ સંક્રમણ વધ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ કોરોનાના પોઝીટીવ કેસ આવવાનું ચાલુ રહ્યું છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કોરોના સંક્રમણને લઈને જનતાને કાળજી રાખવાની તથા તકેદારી રાખવા અપીલ કરી છે

ત્યારે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોશિએશનના અધ્યક્ષ ડૉક્ટર ભરત ગઢવીએ કઈ હૉસ્પિટલમાં કેટલા બેડની વ્યવસ્થા છે તેની માહિતી વેબસાઈટ ઉપર જાણી શકાય છે તેમ જણાવ્યું હતું

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના કેસના નિયંત્રણ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે તમામ બિલ્ડર ડૉક્ટર અને હોટલ એસોસીએશન તેમજ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનોની બેઠક યોજાઈ હતી

રાજપીપળા અને ડેડીયાપાડામાં કોરોનાના કેસો ઘટે અને કોરોનની ચેન તૂટે તે માટે તંત્ર અને પ્રજા આ નિર્ણયમાં જોડાઈ છે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ કહ્યું છે કે પરીક્ષા માટેની નવી તારીખોની જાહેરાત પછીથી કરવામાં આવશે

દેશમાં એન્જિનિયરિંગ કારકિર્દી માટે અગત્યની ગણાતી જેઇઇ મેઈન પરીક્ષા આ વર્ષે ચાર સત્રમાં લેવામાં આવી રહી છે આમાંથી બે સત્ર ફેબ્રુઆરી અને માર્ચમાં પૂર્ણ થઈ યૂક્યા છે

ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા આજે લખતર સામુહીક આરોગ્ય કેન્દ્રથી સેનેટાઈઝની કામગીરી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત ગામમાં જે વિસ્તારમાં પોઝીટીવ કેસ આવેલા છે તે વિસ્તારમાં તેમજ મેઈન બજાર સહિતની આસપાસની જગ્યાઓમાં સેનેટાઈઝર કરવામા આવ્યું છે સેનેટાઈઝરની આ કામગીરી શહેરમાં ચાર દિવસ સુધી જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે

નર્મદા કોવીડ હોસ્પિટલ નર્મદા જિલ્લામાં વધતા કોરોના કેસોને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ એક ખાનગી હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ માટે મંજૂરી આપવામાં આવી છે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ અગાઉ પણ એક ખાનગી હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે આ સાથે હવે બે ખાનગી હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ તરીકે મજૂરી મળતા નર્મદા જિલ્લાના લોકોને વડોદરા સુધી દોડવું નહીં પડે